પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચ છે ે કેન્દ્ર સરકારે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને સારવારની વધુ સુવિધા ઉભી કરાઇ રહી હોવાની અને દવાઓનો પણ પુરતો જથ્થો હોવાની ખાતરી આપી છે

ઃ કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે અનેક ધાર્મિક સ્થાનો દર્શન માટે બંધ રખાશે ઃ રાજ્યભરમાં બે ત્રણ દિવસ પછી ગરમીમાં સામાન્ય ઘટાડો થશે

આગામી દિવસોમાં પણ તેની માંગ વધી શકે છે ઉપરાંત રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકોએ તેમની દવાનો જથ્થો રાખનાર અને આ દવાના વિતરકોની વિગતો પૂરી પાડવાની સલાહ આપવામાં આવી છે તેમજ રેમડેસીવીરની સંઘરાખોરી અને કાળા બજાર સામે અસરકારક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે આ પગલાઓની માહિતી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફરીથી જણાવવી જોઈએ અને તેનો અમલ સુનિશ્ચિત થવો જોઈએ ભારતમાં સાત કંપનીઓ રેમડેસીવીર ઈન્જેક્શન બનાવે છે

પાટણ બેઠક સીએમ કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ ગઈ

આ ઉપરાંત જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વધારવામાં આવશે તથા કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું કડક પાલન થાય એવી સૂચનાઓ પણ સબંધિતોને આપવામાં આવી છે તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈજેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

આજથી અમદાવાદમાં કેડિલા કંપની દ્વારા રેમડેસિવિર ઈજેક્શનનું પુનઃવેચાણ શરૂ કરવામાં આવ્યું છે

ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ શ્રી પૂનમબેન માડમ જોડાયા હતા આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા વોર્ડ બેડ ઓક્સિજન વેન્ટિલેટર દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેકટરશ્રી રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ દવાઓ ઓક્સિજન નર્સ ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે તેમ ડિનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું આ તકે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમજ રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં કોઇ પણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું હાલ જામનગર ખાતે જી જી હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તો આયુર્વેદ યુનિવર્સીટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે

વલસાડ બંધ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં જિલ્લા કલેકટર દ્વારા દુકાનદારો તથા માર્કેટના વેપારીઓને સ્વૈચ્છિક બંધ કરવાની અપીલ કરાતા તમામ વેપારીઓ દ્વારા આજે સ્વૈચ્છિક પોતાની દુકાનો તથા માર્કેટ બંધ રાખવામાં આવ્યા હતા

ચોટીલા ચેમ્બર ઓફ કૉમર્સની કારોબારી કમિટીની બેઠક માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે આ દરમ્યાન ચોટીલાના પરા વિસ્તારની દુકાનો પણ સંપૂર્ણ બંધ રાખવાની રહેશે

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો

દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી તેમાં જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તે લોકોને માસ્ક વિતરણ કરાયા હતા અરવલ્લી જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે જિલ્લા પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માસ્ક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

તો લોકોના હિતને ધ્યાનમાં લઈને જિલ્લાના નારાયણ સરોવર કોટેશ્વર મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ મંદિરમાં નિયમિત પુજા વિધિ કરાશે પરંતુ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ છે તદઉપરાંત પ્રસિધ્ધ યાત્રાસ્થળ માતાનામઢ આશાપુરા મંદિરને પણ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈને આવતીકાલથી અયોક્સ સમય સુધી યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે તેમજ ઓનલાઈન માતાજીના દર્શન કરાશે

સાળંગપુર બીએપીએસ મંદિર પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે આ મંદિર નીચે આવતાં તમામ મંદિર પણ બંધ રાખવા કોઠારી સ્વામીએ સૂચન કર્યું છે

ભગવાન વિદ્યાપીઠ પરિસરના કલ્પતરુ પ્રસાદ મંદિર અને અન્ય મંદિરો પણ આવતીકાલથી દર્શન માટે બંધ રહેશ

આજે બપોરે જૂનાગઢ ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે વૈદિક મંત્રોચ્યાર સાથે ભારતી બાપુને સમાધિ આપવામાં આવી હતી કોરોનાની માર્ગદર્શિકા સાથે ગુરૂગાદી નજીક સમાધિ આપવામાં આવી ત્યારે સંતગણ અને જૂજ અનુયાયીઓ હાજર રહ્યા હતા

ડાંગ કરાટે ગોલ્ડ મેડલ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની આદિવાસી બાળાઓ દરેક ક્ષેત્રે કાઠ઼ કાઢી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના કામદ ગામની યુવતી મીના ગાવિત એ રાજ્ય કક્ષાની મહિલા કરાટે પ્રતિયોગિતા ચેમ્પિઅનશિપમાં ગોલ્ડ મેડલ લાવી સમસ્ત ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરનાર મીના ગાવિતે તાજેતરમાં હરિયાણા ખાતે નેશનલ કક્ષાએ મહિલા કરાટે પ્રતિયોગિતા ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ હતી જ્યાં તેણી એ ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો

તેમાં આ મંગળવારથી બે થી ત્રણ ડિગ્રી સેલ્સીયસ જેટલો ઘટાડો થવાની શક્યતા છે

મહેસાણા જિલ્લામાં આજે નવા એકસો અગિયાર કેસ પોઝીટીવ આવ્યા છે

કોરોનાના વધી રહેલા કેસોના પગલા પાટણ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો